ભારત પાસે જીવંત લોકતંત્ર વેપાર માટે અનુકુળ વાતાવરણ વિશાળ બજાર છે અને વૈશ્વિક રોકાણ માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ રોગયાળા બાદના સમયની વિશ્વની જરૂરીયાતોને ચકાસવાનો સમય આવી ગયો છે ગઇકાલે બ્લુમબર્ગ ન્યુ ઇકોનોમી ફોરમને વીડીયો માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહયું કે કોવિડ રોગયાળામાં એ સ્પષ્ટ થયું છે કે વિકાસનું કેન્દ્ર મનાતા શહેરો નાજક વિસ્તારો બની શકે છે રોગયાળા દરમિયાન શહેરોની નાજક બનેલી આર્થિક સ્થિતિને ફરી પાટે ચઢાવવા આપણે આપણી વિયાર સરણી અને કાર્ય પધ્ધતિઓ અંગે કૃત નિશ્ચયી બનવું પડશે વિકાસની સાથે શહેરોની નદીઓ તળાવો હવાને સ્વચ્છ રાખવાના પ્રયાસો પણ થવા જોઇએ

અને કોવિડ બાદ શહેરો તથા મૂળ સંશાધનોના વિકાસથી જ વિશ્વનું નિર્માણ થઈ શકશે શહેરો પરિવર્તનની પ્રેરણા આપે છે અને રોજગારી ઉપલબ્ધ કરાવતા હોવાથી લોકો શહેરમાં આવી વસે છે

બાયડન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાના નવા યુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલીફોનીક વાતચીત કરી તેમને અભિનંદન પાઠવ્યા છે બંને નેતાઓએ ભારત અમેરીકા સહભાગીતા અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરી ને પરસ્પર હિતો અને પડકારો મુદ્દે વિચાર વિમર્શ કર્યા બંને નેતાઓએ કોવિડ રોગયાળો આબોહવા પરિવર્તન હિંદ પ્રશાંત ક્ષેત્રે સહયોગ અંગે પણ ચર્ચા કરી પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ પદે ચુંટાયેલા સુશ્રી કમલા હેરીસને પણ અભિનંદન પાઠવ્યા હતા

આ કાર્યક્રમ અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદે મહિમા સશક્તિકરણ માટે શરૂ કરેલી પહેલ છે જેનો ઉદ્દેશ મહિલાઓમાં સ્વચ્છતા આરોગ્ય પોષણ સાક્ષરતા રોજગાર જેવા મુદ્દે જાગૃતતા વધારવાનો છે આ પ્રસંગે શ્રી નિશંકે મહિમાઓને આત્મનિર્ભર નિડર અને સફળ બનાવવા તેમને ગુણવત્તા યુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મુક્વો તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ સરકારની ટોચની પ્રાથમિકતા છે અને સરકારે મહિલાઓના કલ્યાણ અને વિકાસ માટે અનેક પહેલો શરૂ કરી છે

અમારા અમદાવાદના સંવાદદાતાના જણાવ્યા મુજબ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળ પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું છે ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ મૃત્યુ પામનાર પ્રત્યે દિલશોજી પાઠવી ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતાં પીડિતોને તત્કાળ તમામ સહાય આપવા વહીવટીતંત્રને સૂચના આપી છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

દેશના વિવિધ ભાગોમાં આજે પરંપરાગત નહાચે ખાયે અનુષ્ઠાન સાથે છઠ્ઠ પુજા તહેવારનો પ્રારંભ થયો છે શનિવારે સવારે સૂર્યદેવને અર્ધ ચઢાવ્યા બાદ આ પૂજાનું સમાપન થશે

બિહારમાં રાજ્યના વિવિધ સૂર્યમંદિરમાં છઠ પુજા માટે વ્યાપક વ્યવસ્થા કરાઈ છે ઉત્તર પ્રદેશમાં કોવિડના દિશા નિર્દેશો સાથે છઠ પુજાની ઉજવણી માટેની વ્યવસ્થા કરાઈ છે દિલ્હી સરકારે છઠ પુજા નિમિત્તે શુક્રવારે રજા જાહેર કરી છે ગઇકાલે ભાજપ પૂર્વાચલ મોરચાએ યમુના નદી કિનારે અને ઘાટો પર છઠ પુજા પર પ્રતિબંધના સરકારના નિર્ણય વિરૂદ્ધ મુખ્યમંત્રી કેજરીવાલના ઘર બહાર દેખાવો કર્યા હતા આ વર્ષે કોવિડ રોગયાળાના પગલે દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ જાહેર સ્થળો એ છઠ પુજા નહીં યોજવાનો આદેશ આપ્યો છે મુંબઈમાં પણ કોરોનાના પગલે સમુદ્ર તટે અને નદી કિનારે છઠ પુજાની મંજૂરી અપાઈ નથી જાપાન ઓસ્ટ્રેલીયા જાપાનના પ્રધાનમંત્રી યોશી હિદે સુગા અને ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્ક્રોટ મોરીસને દક્ષિણ ચીન સમુદ્ર અને પ્રશાંત દ્વિપદેશોમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા એક ઐતિહાસીક સંરક્ષણ સમજુતી પર હસ્તાક્ષર કર્યા આ સમજુતીથી જાપાન તથા ઓસ્ટ્રેલીયાના સૈન્ય વચ્ચે તાલીમ તથા આદાન પ્રદાન સરળ બનશે તથા સંયુકત કવાયતો યોજી શકાશે ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમજુતીથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો અને સહયોગ વધુ મજબુત બનશે

શહેરી ક્ષેત્રની શાળાઓના નવીનીકરણ માટે છ કરોડ રૂપિય ફાળવવામાં આવ્યા છે

બ્રિક્સ પાંચ દેશોના બ્રિકસ સંગઠને આતંકવાદ સામે અસરકારક લડત માટે નવી આતંક વિરોધી રણનીતી અપનાવી છે આનો ઉદેશ બ્રીકસ દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને બહ્પક્ષીય સહયોગને વધુ મજબુત કરવાનો છે તથા આતંકવાદને રોકવાના તથા તેનો સામનો કરવાના વૈશ્વિક પ્રયાસોમાં સાર્થક યોગદાન આપવાનો છે